ગુરુવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ મહોત્સવનું આયોજન કરવા અપીલ કરી હતી જેથી આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય

ઓ

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે સવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે ઉચ્યસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમા લેવાયેલા આ નિર્ણય મુજબ આ ખાનગી કોવિડ કેર સેન્ટર ખાતે સરકાર દ્વારા નિયત દરોએ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે

કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા જણાવાયું છે કે રાજકોટ જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેકશનની અછત નથી રેમડેસિવીરનો દુરૂપયોગ ન થાય તે માટે પણ દેખરેખ રાખવામાં આવી રહી છે

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નવીન ધનવંતરી રથમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની નિરીક્ષણ પણ કર્યું હતું એનેક્સિઅમદાવાદ ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજિત ધનવંતરી સંજીવની રથ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ શ્રમ અને કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બારડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે હીટવેવમાં શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં શક્ય તેટલું પાણી પીવું લોકોએ ઓઆરએસ કે ઘરે બનાવેલ લીંબું પાણી લસ્સી છાશનું સેવન કરી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું હીટવેવમાં આછા રંગના સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો કામ વગર બહાર નીકળવાનું ટાળવું અને બહાર જવું પડે તો માથા અને ચહેરાને ટોપી કાપડ કે છત્રીથી ઢાંકવું વધુ ગરમીની સ્થિતિમાં ઠંડા પાણીથી સ્નાન કરવું જો કોઈપણ વ્યક્તિને તાવ માથું દુઃખવું કે ઉબકા આવવાની સમસ્યા થાય તો ડોકટરની સલાહ લેવી પાલતુ પ્રાણીઓએ શેડની અંદર છાંયડામાં રાખવા અને પુષ્કળ પાણી આપવું કોઈ આવશ્યક કામ ન હોય તો ધરની બહાર નીકળવું નહિ અને જો બહાર જવું પડે તો સવારે અથવા સાંજે ઠંડા પહોરમાં નીકળવું

ઉધાડા પગે અને યહેરો તથા માથું ઢાંક્યા વગર બહાર ફરવું નહિ વધુ પ્રોટીનવાળો તીખો તળેલો અને વાસી ખોરાક લેવો નહિ

હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી આવતીકાલને રવિવારથી અન્ય નિર્ણયના આવે ત્યાં સુધી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ ફસ્તકના અહલ્યાબાઈ મંદિર શ્રીરામ મંદિર શ્રી લક્ષ્મીનારાયણ ગીતામંદિર શ્રી ભાલકા મંદિર શ્રીભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવામાં આવે છે

ઝાંઝરી બંધ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ ઝાંઝરી મંદિર તેમજ ધોધ પર પર્યટકોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

લોકોએ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવા માટે પ્રેરણારૂપ કદમ ઉઠાવવાની સમગ્ર ભરૂચ જિલ્લામાં પહેલ કરી છે તે જ રીતે નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસ લોકોમાં વધુ ન ફેલાય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તમામ લોકો માસ્ક પહેરે તે માટે નેત્રંગ પોલીસ અને મુસ્લીમ સમાજના આગેવાનોના સાથ સહકારથી મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર દ્વારા ઓડિયો ક્લિપ મારફત જાગ્રત કરવામાં આવી રહ્યા છે તાલુકામાં આવેલી દરેક મસ્જિદમાં દિવસ દરમિયાન ત્રણ વખત ઓડિયો ક્લિપ સંભળાવી લોકોને જાગૃત કરવામાં આવશે

આ ઉપરાંત કોઇ ફરિયાદ હોઇ તો તે પણ રજૂ કરી શકાશે